પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચ છે

અમદાવાદમાં આજે પ્રબુદ્ધ નાગરિકો સાથેના સંવાદમાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે જો જાહેર એકમ લાભકર્તા ન હોય તો તેને ખાનગી કંપની લોકો વધુ મૂડીરોકાણ સાથે કેમ ચલાવી ન શકે તેમણે કહ્યું ડિસઈન્વેસ્ટમેન્ટની મૂળ પરિકલ્પનાનો અને ફાયાનાન્સિયલ સેક્ટર રિફોર્મનો આધાર આ વિચાર છે શ્રીમતી સિતારામણે ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં કામદારોના હિતોના રક્ષણની ખાતરી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આપણે એવી મજબૂત બેંક જોઈએ છે જે બદલાયેલા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોખમ લઈ શકે

નાણાં મંત્રીએ કહ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં જી એસ ટી ની આવક નોંધપાત્ર રીતે વધી છે કારણ કે લોકડાઉન બાદ અર્થવ્યવસ્થા ઊંચી ઊઠી રહી છે તથા માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે

ની વ્યવસ્થાથી પૂરી પાડી રહ્યું હોવાનું પણ એમણે કહ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાજપના ચૂંટણી પ્રચાર માટે છોટા ઉદેપુરના સંખેડા પહોંચ્યા હતા

કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા આજે મહીસાગર જિલ્લાના પ્રવાસે હતા જ્યાં તેમણે અનેક યૂંટણી સભા સંબોધી હતી મોદી સરકારે કરેલા વિકાસનું તુલનાત્મક ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે એક સમયે સાબરમતી નદીના પટમાં સરકસ ઉતરતા આજે હવે સી પ્લેન ઉતરે છે કોરોના રસી વહેલાસર તૈયાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદી એ ઊઠાવેલી જહેમતનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્થું હતું કે તેમની સમયસૂચકતાને લીધે કોરોનાની મહામારીમાંથી દેશ ઉગરી ગયો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલની સૌરાષ્ટ્રમાં અનેક સભા આજે યોજાઈ હતી કોડીનાર ખાતેની સભામાં તેમણે જણાવ્યુ હતું કે છ મહાનગરપાલિકાના પરિણામ પેજ સમિતિના સભ્યોની મહેનતનું પરિણામ છે અને સ્થાનિક સ્વરાજની યૂંટણીમાં પણ સફળતાનું પુનરાવર્તન થવાનું છે તેમણે ઉમેર્યું હતું કે પેજ સમિતિનો દરેક સભ્ય જનકલ્યાણકારી યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડી તેના લાભો અપાવવા માટે મહેનત કરે છે

સ્વદેશી રમકડાંનો મેળો દેશમાં પહેલી વાર યોજાઈ રહ્યો છે

તેમણે આનંદ વ્યકત કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા આત્મનિર્ભર ભારત અભિયાનમાં સુરતનું અનોખું યોગદાન રહ્યું છે

જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા પાલક માતા પિતા અને અનાથ બાળકોના સંયુકત બેંકના ખાતાંમાં આ રકમ જમા થાય છે

લુહારી કામ મિસ્ત્રીકામ અને કડિયાકામ સહિતના કારીગરો મહાસુદ તેરસના દિવસે પોતાના ઓજારની પુજા કરી વિશ્વકર્મા દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા પૂજાપાઠ કરતાં હોય છે લખતરના બાળ બોધ ચોક પાસે મિસ્ત્રી કામ કરતા કારીગરો દ્વારા વાસ્તુ શાસ્ત્રના પ્રણેતા એવા વિશ્વકર્મા ભગવાનની સામૂહિક પૂજા કરવામાં આવી હતી

રાકેશ મિન્હાસે જણાવ્યુ કે નાના બાળકો અને યુવાઓને કેવી રીતે નશાથી દુર રાખી શકાયે છે તે માટે કામ કરવાનુ છે